ફળદુએ જીએસએફસીની ખાતરની થેલીમાં વજન ઘટ બાબતમાં કોઈ કૌભાંડ નહીં પરંતુ ટેકનીકલ ખામી હોવાનું જણાવ્યું છે તેમણે જણાવ્યું કે સિક્કા ખાતેના પ્લાન્ટમાં શિયાળા અને ચોમાસા દરમિયાન ખાતરના ઉત્પાદનમાં તથા પેક્રિંગમાં ભેજનું પ્રમાણ રહેતુ હોય છે તથા યુરિયાનો પ્લાન્ટ સિક્કામાં દરિયા કિનારે હોવાથી ભેજનું પ્રમાણ રહેતું હોય છે આ ઉપરાંત પેકેજિંગમાં ટેકનીકલ ખામીને કારણે આ વજન ઓછું થઈ શકે છે શ્રી ફળદુએ કહ્યું કે ખેડૂતોની આવક બમણી કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તે માટે ખેડૂત હિતલક્ષી અનેક નિર્ણયો પણ કરવામાં આવ્યા છે

એ અંતર્ગત સેલવાસ નગરખંડ માં મતગણતરી સમયે ફરજ બજાવનારા કર્મચારીઓને પ્રેઝેન્ટસન અને પ્રત્યક્ષ નિદર્શન તાલીમ આપવામાં આવી હતી મતગણતરી ના દિવસે તાલીમ લેનાર કર્મચારીઓની રેન્ડમાઇજ પ્રક્રિયાથી પસંદગી કરાશે

અમારા મહેસાણાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લા ક્લેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તેમણે જિલ્લાના તમામ તાલુકાઓમાં પહેલી જૂનથી કંટ્રોલ રૂમ શરૂ કરવા આદેશ આપ્યા હતા તેમજ સંબંધિત સ્ટાફની નિમણૂંક કરવા જણાવ્યું હતું કેન્દ્ર શાસિત પ્ર દેશ દમણમાં આરોગ્ય વિભાગ દ્રારા નેશનલ ડેંગુ દિવસ મનાવામાં આવ્યો છે મોટી દમણ સીઍચસી હોસ્પિટલના સભાગારમાં કાર્યક્રમનુ આયોજન રાખવામાં આવ્યુ જેમા જિલ્લા પંચાયતના સીઈઓ પી

જાનીરાષ્ટ્રીય વેક્ટર જનિત રોગ નિયંત્રણ કાર્યક્રમના ડેપ્યુટી ડાયરેક્ટર ડો કૌશિક રાઠોડ સહિત લોકો હાજર હતા કાર્યક્રમમાં પ્રોજેક્ટરના માધ્યમ થી ડેંગ્ર વિષે માહિતી આપવામાં આવી હતી ડેંગ્ર કેવી રીતે ફેલાઈ શકે છે અને ડેંગુના લક્ષણ શુ છે અને કેવી રિતે સારવાર થાય છે ગ્રામિણ વિસ્તારો અને શહરી વિસ્તારમાં આ રોગને રોકવા માટે શુ કરવું જાઈએ એ વિશે માર્ગદર્શન અપાયું હતું

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ખોડાચલી નજીક ધોળુ ગામની સીમમાં ગાળીયામાં ફસાયેલો દીપડો ગ્રામજનોએ જોતાં ઘટનાની જાણ વન વિભાગને કરી હતી અમારા મહેસાણાના પ્રતિનિધિ જણાવે છે કે સ્થાનિક તેમજ બનાસકાંઠાની એક ટીમે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત દીપડાને બેભાન કરી ખેરાલુ પરની નર્સરીમાં સારવાર માટે ખસેડાયો હતો વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે